જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સંબંધિત શાળા સંચાલકોને કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે

કોવિડ વોરીયર્સ હીરોઝ સન્માનના કાર્યક્રમ રાષ્ટ્રીય કક્ષાએ યોજવામાં આવેલ હતો તેવું નારી અદાલત મુન્દ્રાની યાદીમાં જણાવયું છે કચ્છમાં પણ તમામ તાલકાઓમાં નારી અદાલત કાર્યરત છે

સંસ્થાના મનોજભાઈ સોલંકીએ પ્રવૃતિ તેમજ શિબિરના હેતુ પર પ્રકાશ પાડથો હતો શિબિરના અંતિમ દિને કચ્છના પ્રગતિશીલ ખેડૂત વેલજીભાઈ ભુડીયાએ ખેડૂતોએ બજાર પર આધારિત ન રહેતાં જાતે જ વેલ્યુ એડીશન કરીને મારકેટ ઉભી કરવા પર ભાર મુકથો હતો અને આ મુદાઓ પર ઝીણવટભરી માહિતી આપી હતી શીતલ વૈશ્નવ માઘસ્નાન વ્રત યાર હજાર વર્ષથી પીડિત પ્રજાના ઉદ્વાર માટે બારમતી પંથ સ્થાપનાર ધણીમાતંગ દેવને ઈષ્ટદેવ તરીકે પૂજનાર મહેશપંથી મહેશ્વરી સમાજમાં માધરનાન વ્રતનું અનેડું મહત્ત્વ છે કચ્છના અનેક ગામડાંઓમાં મહેશ્વરી સમાજ દ્વારા માતંગીશાત્રની જ્ઞાનવાણી સાથે માધસ્નાન વ્રતની ભકિતભાવપૂર્વક ધાર્મિક માફોલ વચ્ચે ઉજવણી થઈ રહી છે પોષ અને મહા માસની ટાઢમાં પરોઢના સાડા ત્રણ વાગ્યે સીમાડામાં આવેલાં ખુલ્લાં જળાશયોમાં ઠંડા પાણીથી સ્નાન કરીને શરીર પર પલળેલી વિંટાળીને લુણંગદેવને પતરી ચડત કરાય છે દેવપુર ગઢ મોટી મઉં કોટડા રોફા રોફા સુમરી નાના કપાયા સફીત કચ્છના અનેક ગામોમાં ઉજવણી થઇ રહી છે મહા વદ ત્રીજના ધણી માતંગદેવની જન્મ જયંતી પ્રસંગે શોભાયાત્રા સાથી ઉજવણી બાદ મહા વદ ચોથના એક માસના માધસ્નાન વ્રતની પૂર્ણાહ્તિ કરાશે

રેલવેના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ વીરમગામ સામખિયાળી સેકશનના સુખપુર હળવદ ધનાળા સ્ટેશન વચ્ચે ડબલીંગ દ્રેકના ચાલતાં કામના કારણે ભુજ બાન્દ્રા તા

પી એસ ગ્રાઉન્ડ ગાંધીધામ ખાતે મોરબી ડિસ્ટ્રીક્ટ સામે કે સી એ